દેશભરમાં રામ મંદિર નિર્માણ માટે ઉલ્લાસમય વાતાવરણમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા

આ સમારોહની સાથે જ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ આજથી શરૂ થઈ રહ્યું છે ભૂમિપૂજન બાદ એક જાહેર સભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે રામ મંદિર રાષ્ટ્રીય એકતાનું પ્રતિક છે શ્રી મોદીએ કહ્યું કે ભારતના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય લખવામાં આવી રહ્યો છે અને ભગવાન રામ આપણા મનમાં અને હૃદયમાં રહી ગયા છે પ્રધાનેમંત્રીએ કહ્યું કે ભગવાન રામ દરેકના છે અને તેમના આદર્શો વિશ્વભરના લાખો લોકોને પ્રેરણા આપે છે શ્રી મોદીએ કહ્યું કે રામ મંદિરનું નિર્માણ દેશના લોકોની ઇચ્છાની પરિપૂર્ણતા છે તેમણે ઉમેર્યું કે તે સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ બળ પૂરું પાડશે શ્રી મોદીએ કહ્યું કે ભગવાન રામ ગુરુ નાનક અને સંત કબીરના ઉપદેશોમાં પ્રતિબિંબિત છે અને વિવિધતામાં એકતાના પ્રતીક તરીકે છે શ્રી મોદીએ કહ્યું કે ભગવાન રામ સબકા સાથ સબકા વિકાસ નું પ્રતિનિધિત્વ કરે છે

આ સમારોહમાં રામ મંદિર આંદોલન સાથે સંકળાયેલા ઘણા સંતો આધ્યાત્મિક નેતાઓ અને અન્ય નેતાઓ ફાજર હતા ભૂમિપૂજન કાર્યક્રમમાં વિશ્વ હિન્દ પરિષદના પૂર્વ પ્રમુખ સ્વ અશોક સિંઘલના પરિવારના મહેશ ભાગચંદ્કા અને પવન સિંઘલ હતા શ્રી નરેન્દ્ર મોદી અદ્યોધ્યાના રામ જન્મભૂમિ અને હનુમાનગઢી મંદિરમાં દર્શન કરનાર પ્રથમ પ્રધાનમંત્રી બન્યા છે તેમણે પરિજાતના છોડના વૃક્ષારોપણ બાદ ભૂમિપૂજન સમારોફમાં ભાગ લીધો આ પ્રસંગે શ્રી મોદીએ આ પ્રસંગે રામ મંદિરના મોડેલ પર ટપાલ ટિકિટ જાહેર કરી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંભારણા તરીકે લાકડાના નક્શી કામની શ્રી રામ પ્રતિમા અર્પણ કરી હતી આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે તે સ્વપ્ન હતું જે લગભગ પાંચ સદીઓના લાંબા ગાળા પછી વાસ્તવિકતામાં ફેરવાઈ રહ્યું છે

શંકરાચાર્ય અને સંતોએ ભૂમિપૂજન માટે ઘણી શુભ સામગ્રી મોકલી છે જેનો ઉપયોગ બાંધકામમાં પણ કરવામાં આવશે શ્રી બદ્રીનાથ ધામ રંગનાથસ્વામી મંદિર શ્રી મહાકાળેશ્વર મંદિરની માટી અને હલ્દી ઘાટી રાણી લક્ષ્મી બાઇ શિવાજી બિરસા મુંડા ચંદ્રશેકર આઝાદના જન્મ સ્થાનોની માટી અયોધ્યા પહોંચી છે માનસરોવર ગંગા સાગર અને અન્ય મહાસાગરોમાંથી પાણી પણ અયોધ્યા પહોંચ્યા છે જેનો ઉપયોગ રામ મંદિર નિર્માણમાં કરવામાં આવશે

વેંકૈયા નાયડુએ રામ મંદિરના નિર્માણને સત્ય નૈતિકતા અને આદર્શોના સર્વોચ્ય માનવ મૂલ્યોના પુન રાજ્યાભિષેક તરીકે વર્ણવ્યું છે

વહીવટીતંત્રએ છેલ્લા એક વર્ષ દરમિયાન નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે વિભાજન થયું ત્યારથી લદ્દાખ અને જમ્મુ કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિકાસ માટે નોંધપાત્ર સિદ્ધિઓ સાથે ધરખમ પરિવર્તન જોવા મબ્યું છે

તાજેતરમાં લેફ્ટનન્ટ ગવર્નર ગિરીશયંદ્ર મુર્મુએ જમ્મુ કાશ્મીરમાં પ્લોટ એપાર્ટમેન્ટ અથવા મકાનોના વેચાણ માટે નિયમનકારી અધિકારીની નિમણૂક કરી છે દસ્તાવેજ નોંધણી સિસ્ટમને ઓનલાઈન છે

આજે સુરક્ષા એજન્સીઓ માટે આશ્ચર્યજનક બાબત છે કે રસ્તાઓ પર કોઈ વિરોધ નોંધવામાં આવ્યો ન હતો

કેન્પ્ સુશાંત કેન્દ્ર સરકારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે સીબીઆઇ દ્વારા તપાસ માટેની બિહાર સરકારની ભલામણને સ્વીકારી લીધી છે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સર્વોચ્ય અદાલતમા કેન્દ્ર સરકાર વતી હાજરી આપતા કોર્ટને જણાવ્યું કે આ મામલામાં સીબીઆઈ તપાસ માટેની બિહાર સરકારની ભલામણ સ્વીકારવામાં આવી છે બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીએ પટણામાં નોધાયેલી એફઆઇઆર મુંબઈ ટ્રાન્સફર કરવા અંગે કરેલી અરજીની સુનાવણી કરતી વખતે તા

દરમિયાન સર્વોચ્ય અદાલતે મુંબઇ પોલીસને આ કેસમાં યાલી રહેલી તપાસ અંગે રિપોર્ટ આપવા નિર્દેશ આપ્યો છે કોર્ટે મહારાષ્ટ્ર બિહાર અને સુશાંત સિંહ રાજપૂતના પિતાને રિયાની અરજી પટણાથી મુંબઇ ટ્રાન્સફર કરવાની રિયાની અરજી અંગે જવાબ રજૂ કરવા જણાવ્યુ છે કાયમી કમિશન સંરક્ષણ મંત્રાલયે દરખાસ્તને મંજૂરી આપી દીધાના લગભગ બે અઠવાડિયા પછી ભારતીય લશ્કરમાં મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવા માટેની પ્રક્રિયા શરૂ થઈ છે

તમામ લાયક મહિલા અધિકારીઓને બોર્ડ દ્વારા વિચારણા માટે અરજીઓ રજૂ કરવા માટેની માર્ગદર્શિકા આપતી વિસ્તૃત વહીવટી સૂચનાઓ જારી કરવામાં આવી છે

છ વર્ષથી ગોડાઉનમાં ભારે માત્રામાં રખાયેલા વિસ્ફોટકોના કારણે આ ધડાકો થયો હોવાનું મનાય છે

દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે આધાત અને દુઃખની લાગણી વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે આ બોમ્બ વિસ્ફોટથી થયેલી જાનમાલની હાનીથી તેઓને પણ દુઃખ થયું છે અને આ દુર્ઘટના પીડિત કુટુંબો તેમજ ઘવાયેલા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીને તેમને સાજા થવાની પ્રાર્થના કરી છે